અગાઉ લોકસભામાં પણ આ ખરડો મંજુર કરાયો હતો

આ ઉપરાંત ભૂતપૂર્વ પ્રધાનમંત્રીને પાંય વર્ષ સુધી સુરક્ષા પુરી પાડવામાં આવશે સુધારા મુજબ ભૂતપૂર્વ પ્રધાનમંત્રીની સુરક્ષા પાછી ખેંચી લેવાતાં તેમના પરિવારજનની સુરક્ષા પણ પાછી ખેંચી લેવાશે

તેમણે સ્પષ્ટતા કરી કે ભયની ભીતીના આધારે સમીક્ષા કરીને ગાંધી પરિવારને પૂરતી સુરક્ષા અપાઇ છે

એક જ પરિવાર માટે આવું ન થઇ શકે તેના તેઓ વિરોધી છે

અગાઉ યર્યાનો આરંભ કરતાં કોંગ્રેસના વિવેક તનખાએ જણાવ્યું કે સલામતી જેવા મહત્વના મુદ્દે રાજનીતિ થઇ રહી છે

રાજયસભામાં જે આ વિઘેયક પસાર થયો જ્યારે લોકસભામાં આની પહેલા પસાર કરવામાં આવ્યું હતું આ વિઘેયકમાં દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના વિલીનીકરણની વ્યવસ્થા છે આમાં બંને કેન્દ્રશાસિત પ્રદેશોના લોકોને સારી સેવાઓ પ્રાપ્ત થશે તથા વહીવટીખર્ચમાં ઘટાડો થશે સાથેસાથે યોજનાઓ અને કાર્યક્રમોમાં પણ એકરૂપતા આવશે આ બંને કેન્દ્રશાસિત પ્રદેશ દેશના પશ્ચિમી વિસ્તારમાં આવેલા છે દાદરા અને નગર હવેલી માત્ર એક જિલ્લો છે જયારે દમણ અને દીવ બે જિલ્લા છે

આજે લોકસભામાં કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે પ્રશ્નોત્તરી દરમિયાન જણાવ્યું કે આ યોજના હેઠળ નાના અને સીમાંત ખેડૂતોને વૃદ્વાવસ્થા દરમિયાન સામાજીક સુરક્ષા પૂરી પાડવામાં આવે છે

આ સમગ્ર પેન્શનફંડ જીવન વીમા નિગમ દ્વારા સંભાળવામાં આવે છે

આજે રાજ્યસભામાં નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે લેખિત જવાબમાં જણાવ્યું કે આ અંગેની કોઇ જ દરખાસ્ત વિચારણા હેઠળ નથી તેમણે કહ્યું કે બે હજાર રૂપિયાની નોટ બિનહિસાબી રોકડ તરીકે ઘટી રહી છે

સંરક્ષણ પ્રવક્તાએ આકાશવાણી સમાચારને જણાવ્યું કે બપોરે અઢી વાગે શાહપુર અને કસબા ક્ષેત્રમાં સતત ત્રીજા દિવસે ગોળીબાર કરાયા છે ઘવાયેલાઓને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાયા છે તોપમારાથી કેટલાંક ઘરોને પણ નુકસાન થયાં છે ભારતીય જવાનોએ તેનો વળતો પ્રહાર કર્યો છે

તેમણે કહ્યું કે અરજી મળવાના છ મહિનામાં જમીનના મહેસૂલી દસ્તાવેજો મળી જશે

પરિણામે લોકો પોતાની મિલકતની નોંધણી કરાવી શકશે આ પ્રક્રિયા છ મહિનામાં પૂરી કરાશે

આજે નવી દિલ્ફીમાં ભારત સ્વીડન વાણિજ્ય પરિષદમાં બોલતાં સુશ્રી સીતારમણે જણાવ્યું કે કોર્પોરિટ વેરામાં ઘટાડો સહિતનાં પગલાંના સારાં પરિણામો મળ્યાં છે સરકાર બેન્કીંગ ખાણ અને ખનીજ તથા વીમા ક્ષેત્રમાં સુધારાઓ કરવા કટીબદ્ધ છે તેમણે સ્વીડનની કંપનીઓને ભારતમાં માળખાંકીય પ્રોજેક્ટમાં મૂડીરોકાણ માટે આવકારી છે સુશ્રી સીતારમણે વેપાર ઉદ્યોગ ક્ષેત્ર માટે સ્વીડનના વેપાર ઉદ્યોગ મંત્રી ઇબ્રાહીમ બેલના સાથે મંત્રણાઓ કરી હતી

ગત રવિવારે જાહેર કરાયેલો આ વધારો દેશના ટેલીકોમ ક્ષેત્રે પાંચ વર્ષ બાદ પ્રથમ વખત કરાયેલો વધારો છે

અમારા સંવાદદાતાએ વપરાશકર્તાઓ સાથે કરેલી વાતચીતમાં તેમણે જણાવ્યું કે આ વધારાથી તેમના ખર્ચ પર મોટી અસર પડશે

આજે નૌકાદળ દિવસ નિમિત્તે દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે રાષ્ટ્રીય સુરક્ષાના પડકારોનો સામનો કરવા માટે ભારતીય નૌકાદળ સજ્જ હોવાની ખાતરી આપી હતી

પડોશી દેશોના પડકારો અંગે તેમણે કહ્યું કે નૌકાદળ સજ્જ છે અને કોઇની પણ કાર્યવાહીની અસરને પહોંચી વળે તેમ છે

બેઠકમાં સંસદમાં ગેરહાજર રહેતા ભાજપના સાંસદોના મુદ્દે ચર્ચા કરાઇ હતી સૂત્રોના જણાવ્યા મુજબ બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંઘે ઘણા પ્રસંગોએ ભાજપના સાંસદોની અપૂરતી હાજરી બાબતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વ્યક્ત કરેલા અસંતોષથી સૌને માહિતગાર કર્યા હતા શ્રી સિંઘે કહ્યું કે વિધેયકોની બહાલી સમયે મોટી સંખ્યામાં સાંસદોએ હાજર રહેવું જોઇએ તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીએ વખતો વખત ગેરહાજરી અંગે વાત કરી છે છતાં ગેરહાજરીનો મુદ્દો યથાવત છે બેઠકમાં મહિલા બાળ વિકાસમંત્રી સ્મૃતિ ઇરાનીએ મહિલા તથા નવજાત શિશુઓમાં કુપોષણ વિરૂદ્ધ તેમના મંત્રાલય દ્વારા કરાયેલા પ્રયાસોની વિગતો આપી હતી

ગવર્નર શક્તિકાંત દાસના અધ્યક્ષપદે મળેલી બેઠકમાં મહત્વના વ્યાજદરની સમીક્ષા થશે અર્થતંત્રને પાટા પર લાવવા રીઝર્વ બેન્ક વ્યાજદર ઘટાડે તેવી અપેક્ષા છે ગુરૂવારે બેઠકની નીતિ જાહેર થશે તેમાં જો રેપોરેટમાં ઘટાડો કરે તો આ વર્ષે સતત છઠ્ઠીવાર ઘટાડો કરાશે

વૃદ્ધિદર જાળવી રાખવા અને નાણાકીય પ્રવાહીતાને પ્રોત્સાહન આપવા આ ઘટાડો થાય છે દર બે મહિને રીઝર્વ બેન્કની આર્થિક નીતિ સમિતિની બેઠક ગવર્નરના અધ્યક્ષપદે મળે છે